તેમણે થલ ખાતે જવાનોને સંબોધન કર્યું હતું અને જવાનોની શહાદત એળે નહીં જાય એમ જણાવ્યું હતું

એક દિવસમાં નોંધાયેલા કેસોનો આ સૌથી મોટો આંક છે

સી યુ ની ફાળવણી કરવાની જાહેરાત કરી હતી ગઇકાલે સુરતમાં એક પત્રકાર પરિષદે સંબોધતા સુ શ્રી રવિએ જણાવ્યુ હતું કે સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને તેમના ઘરમાં જ સારવાર મળે તે માટે હોમ આઈસોલેશનના કોન્સેપ્ટને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમણે કહ્યું દેશભરમાં નવતર પહેલરૂપે સુરતમાં કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે આ ઉપરાંત સ્ટેમસેલ બિલ્ડીંગમાં અદ્યતન પ્લાઝમા બેંક ઊલી કરી કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરાશે

અહમદાવાદ બાદ સુરતમાં કોરોના દર્દીઓનો આંક વધી રહ્યો છે

ખેડા કોરોના સંક્રમણને કારણે સમગ્ર ખેડા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે તેની સામે ખેડા જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલ ડો

હાલમાં સૌથી વધુ પોઝિટિવ નડિયાદમાં નોંધાયેલ છે ભાવનગર કોરોના ભાવનગરમાં આજે સવારે નવા છ પોઝીટીવ કેસ નોંધાયા છે

ભાવનગરમાં ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં તથા વિજયરાજનગર શેરી નંબર પાંચમાં શિવનગર સોસાયટી દેવુબાગ ઓપેરા હાઉસમાં ચિત્રા જીઆઈડીસી વસાઈમાં રીપોર્ટ પોઝીટીવ આવતાં છ યે દર્દીઓને સર ટી હોસ્પીટલમાં ખસેડાથા છે

ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી રહેલી કોવેક્સિન બાદ આ બીજી સંભવિત રસી છે જેને માનવી પરીક્ષણ માટે સંમતિ આપવામાં આવી છે અમદાવાદ ખાતેના ઝાયડસ કંપનીના રસી ટેકનોલોજી કેન્દ્રમાં ઝાયકોવ ડી નામની આ રસી વિકસાવવામાં આવી રહી છે આરોગ્ય માર્ગદર્શિકા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કોવિડના દર્દીઓ માટે ઘરે આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે જ્યાં રોગયાળાના લક્ષણો ખૂબ જ હળવા અથવા દેખાતા નથી ત્યાં આ માર્ગદર્શિકા લાગુ પડશે સુધારેલી માર્ગદર્શિકા અનુસાર કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ જેમાં ચિકિત્સકોએ પુષ્ટિ કરી છે કે લક્ષણો ખૂબ જ હળવા છે અથવા ચેપના ચિન્હો બતાવતા નથી તે ઘરે એકલા હોઈ શકે છે

મંત્રાલયે એમ પણ કહ્યું છે કે એચ

વી કેન્સર અને અંગ પ્રત્યારોપણના કેસોમાં ઘરે મંજૂરી આપવામાં આવશે નહીં

કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિની પણ ચર્ચા આ બેઠકમાં હાથ ધરાઈ

તેમને ઉમેર્યું હતું કે મહિલા અને બાળકો ના આરોગ્ય અને પોષણ સ્તર ને બહેતર બનાવતી વ્યવસ્થા કાર્યક્ષમ રહે તે પ્રત્યેક આંગણવાડી માં પૂરતો સ્ટાફ હોય તે રુપાણી સરકાર નો આગ્રહ છે ભરતીના માપદંડો અને ધારાધીરણીમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું

જેની સર્વ ભાવિ ભક્તો એ નોંધ લેવા જણાવ્વામાં આવ્યું છે વહીવટીદાર બહુચરજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહ્યરાજી દ્રારા જણાવવામાં આપેલ છે

યાલુ વર્ષે લોકડાઉન હોય આ નિયમ પાલન કરવા કોઇપણ ભાવિક ભક્તો તલગાજરડા આવી શકશે નહીં બધાને પોતાના ઘેરથી કથાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આસપાસના વિસ્તારો સહિતના પણ તલગાજરડા આવવા પર વિશેષ ના ફરમાવવામાં આવી છે

આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્રારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે